પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશની જરૂરિયાતો પરિપૂર્ણ કરવા હવે આઇઆઇટીને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિજીનસ ટેક્નોલોજી તરીકે આગળના સ્તરે લઈ જવાની રહેશે રાષ્ટ્રપતિ કોવિંદ આવતીકાલે અમદાવાદના મોટેરા ખાતે નવનિર્મિત વિશ્વના સૌથી મોટા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન કરશે

અમેરિકામાં કોવીડથી પાંચ લાખનાં મોત પાંચ દિવસ માટે અમેરિકન ધ્વજ અડધી કાઠીએ ફરકશે

પાસ થતા આપવામાં આવતા મેડલ અને એવોર્ડ્સ આ દેશના લોકોની માંગણીઓનો ચાર્ટર છે જેને તેઓએ પૂર્ણ કરવાના છે તેમણે કહ્યું કે આજે નૂતન ભારતના નિર્માણ માટે એક મહત્વપૂર્ણ દિવસ છે

શ્રી મોદીએ કહ્યું કે ઇજનેરો પેટર્નથી પેટન્ટ સુધીની ક્ષમતા ધરાવે છે જીવનમાં સફળતાની ચાવી એ આત્મ જાગૃતિ આત્મવિશ્વાસ અને નિસ્વાર્થ સેવા છે વિજ્ઞાન ટેકનોલોજી અને નવીન સંશોધનના માર્ગમાં કોઈ શોર્ટકટ નથી કોઈ સફળ ન થાય તો પણ તેઓ કંઈક નવું શીખશે અને નિષ્ફળતા એ સફળતાનો આ ઘા રસ્તંભ છે કોવીડ પછીની પરિસ્થિતિ દરમ્યાન સલામતિનાં પગલાંઓને ધ્યાનમાં રાખીને આ વર્ષે દિક્ષાંત સમારોહનું વર્ચુઅલ મોડમાં આયોજન કરવામાં આવી રહ્યું છે

તેમાં ડિરેક્ટર ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ દિલ્ફી ડો રણદીપ ગુલેરિયા મેટ્રો રેલ કોર્પોરેશનના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર ડો

શ્રીધરન અને રામકૃષ્ણ મિશન વિવેકાનંદ એશ્ઠ્યુકેશનલ અને સંશોધન સંસ્થાના પૂર્વ વાઇસ યાન્સેલર સ્વામી આત્મપ્રિયાનંદજીનો સમાવેશ કરવામાં આવ્યો છે પીએમ આરોગ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકારે કોવિડ પરિસ્થિતિ દરમિયાન ટૂંકા ગાળામાં એક મજબૂત આરોગ્ય માળખું બનાવ્યું છે સરકાર અને ખાનગી ક્ષેત્રના સંકલન દ્વારા પ્રથોગશાળાઓનું વિસ્તૃત નેટવર્ક બનાવવામાં આવ્યું છે આજે વાઇબ્રન્ટ હેલ્થ સેક્ટર અંગેના એક વેબિનારમાં બોલતાં ભારતના પ્રયાસોની પ્રશંસા કરતાં શ્રી મોદીએ કહ્યું કે કોરોના રોગયાળા દરમિયાન દેશના આરોગ્ય ક્ષેત્રે જે શક્તિ બતાવી છે તેની સમગ્ર વિશ્વમાં નોંધ લીધી છે

પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારત સ્વાસ્થ્ય યોજના વિશે વાત કરતાં શ્રી મોદીએ કહ્યું કે સંશોધન પરીક્ષણ અને સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરીને દેશમાં મજબૂત આરોગ્ય તંત્ર બનાવશે લોકોને સ્વસ્થ રાખવા માટે ચાર મોરચે એક સાથે કામ થઈ રહ્યું છે પ્રથમ મોરચો માંદગી અટકાવવા અને સુખાકારીને પ્રોત્સાહન આપવાનો છે બીજો મોરચો ગરીબોને સસ્તી અને અસરકારક સારવાર આપવાનો છે ત્રીજો મોરચો આરોગ્ય માળખાં અને આરોગ્ય સંભાળ વ્યાવસાયિકોની ગુણવત્તામાં વધારો કરવાનો છે અને ચોથો મોરચો સમસ્યાઓને દૂર કરવા માટે મિશન મોડ પર કામ કરવાનો છે

રાષ્ટ્ર પતિ રાષ્ટ્રપતિ કોવિંદ આવતીકાલે અમદાવાદના મોટેરા ખાતે નવનિર્મિત વિશ્વના સૌથી મોટા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન કરશે આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે રાષ્ટ્રપતિ કોવિંદ ઉદઘાટન સમારોહ પછી તરત જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચ જોશે તેવી અપેક્ષા છે અમદાવાદના મોટેરા ખાતે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પર આવતીકાલથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઇટ પિંક બોલ ટેસ્ટ મેયનું આયોજન કરીને ઇતિહાસ રચવાની તૈયારીમાં છે

ભારતને આશા છે કે ચેન્નઈમાં જીતની ફોર્મ્યુલા આગામી મેચમાં પણ ઉપયોગી થશે

પાટિલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મતદારોનો આભાર માન્યો છે મતદાર આલમનો આભાર માનવા માટે જાહેર અભિવાદન કાર્યક્રમ અમદાવાદના ખાનપુર ખાતે આવેલા ભાજપ કાર્યાલય ખાતે યોજાયો છે

એક બેઠક અગાઉ બિનહરીફ થતાં ભાજપ ને મળી હતી

અમારા પ્રતિભિધિ જણાવે છે કે પરાજયની જવાબદારી સ્વીકારતા કોંગ્રેસ શહેર પ્રમુખ અશોક ડાંગરે પોતાનું રાજીનામું ધરી દીધું છે

કોંગ્રેસ ના અગિયાર તો બહ્જન પાર્ટી ના ત્રણ ઉમેદવાર ચૂંટણી જીતવામાં અહી સફળ થયા છે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે ભાવનગર માં અન્ય કોઈ રાજકીય પક્ષ નો એકપણ ઉમેદવાર જીત્યો નથી

અહી અપક્ષ કે અન્ય પક્ષ નો એકપણ ઉમેદવાર જીત્યો નથી